પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તી વાંચ છે ઃ કોરોના દર્દીઓ માટે સેવારત આરોગ્યકર્મીઓને બિરદાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું સવા છ કરોડ લોકો ના આશીર્વાદ તમારી સાથે છે

ડિજિટલ મધ્યમથી યોજાયેલા એક સંવાદ દરમ્યાન શ્રી રૂપાણીએ આરોગ્ય કર્મીઓ જુસ્સો બુલંદ કર્યો હતો અને કૃતધ્નભાવ સાથે કહ્યું હતું કે બીમાર દર્દી માટે રાત દિવસ જોયા વગર કામ કરનાર કોરોના વોરિયર્સની આ માનવ સેવા એળે નહી જાય તેવો દ્રઢ વિશ્વાસ આખા ગુજરાત ને છે તેમણે ઉમેર્યુ કે કોરોના સામે લડવા માટે સમગ્ર વહીવટીતંત્ર કમર કસીને આગળ વધી રહ્યુ છે ત્યારે કોરોના અવશ્ય હારશે અને ગુજરાત જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો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

માત્ર મેડિકલ સ્ટોર્સ અને પંક્યરની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે દૂધ પાર્લરો સવારે જ ખુલ્લા રાખી શકાશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના સંક્રમણના કેસો વધતા બોર્ડર સીલ કરવામાં આવી છે

દમણની કંપનીઓમાં જે લોકો કામ કરવામાં આવે છે એમની આરટી પીસીઆર નેગેટિવ રિર્પોટ અને કોવિડ વેક્સીન સર્ટીફિકેટ જોવામા આવી રહ્યા છે

ઉપરાંત નર્મદા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ તથા બફરઝોનમાં સંશમની વટી આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરાયુ મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો સ્વાગત યોકડી અને ગેંડા સર્કલ ખાતે નિઃશુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરાયું

એમ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

વડોદરા નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓમા આત્મવિશ્વાસ વધે અને ચિંતામુક્ત થાય તે માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે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

ફોસ્ટાએ પણ નિર્ણય લીધો છે કે સંક્રમણને જોતા બે દિવસ સ્વયંભૂ માર્કેટ બંધ રાખવામાં આવે દરમ્યાન સુરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યમાં જોડાવાનું શરૂ કર્યું છે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

તેમણે ઉમેર્યું હતું કે મતદારો માટે છાંયડો પીવાનું પાણી સેનિટાઇઝેશન હાથ મોજા સહિતની વ્યવસ્થા સાથોસાથ આરોગ્યકર્મી ત્યાં હાજર રખાશે

જિલ્લા પોલીસે નાકાબંધી કરી નંબર પ્લેટ વગરના બાઈક ઉપર ભાગી ગયેલા આ શખ્સોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે

હોસ્પિટલ અને અહેમદ નૂર વસૈલા ભાવનગરને કોરોનાના બેડ વધારવાની મંજૂરી આરોગ્ય તંત્ર એ આપી છે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ આજે સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાંની સગવડની સમિક્ષા કરી હતી